પાટિલે કહ્યુ છે કે કોરોના સંક્રમણ રોકવા માટે રાષ્ટ્રીય લોકડાઉનનો નિર્ણય લેવા ઉપરાંત તેનો અમલ કરી બતાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને મોટી જાનહાનિમાંથી ઉગારી લીધો છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવા માટે સી

પાટિલ પર્હોચ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને નિવૃત થઈ રહેલા પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી ત્યાં સ્વાગત માટે હાજર રહ્યા હતા પોતાને પ્રદેશ એકમની જવાબદારી સોંપવા બદલ મોવડી મંડળનો આભાર માનતા શ્રી પાટિલે આ પ્રસંગે ઉમેર્યુ હતુ કે કોરોના રોગયાળા એ ભાજપ કાર્યકરને લક્રેસેવાનો મોકો આપ્યો છે તેથી પાયાનો કોઈ કાર્યકર ઘેર બેઠો નથી અને અવિરત જનસેવામાં પરસેવો પાડી રહ્યો છે જેનું સૌને ગૌરવ છે ગુજરાત ભાજપ સંગઠન અન્ય રાજયના પ્રદેશ એકમ માટે અભ્યાસનો વિષય હોવાથી શ્રી પાટિલે તમામ પદાધિકારીઓને શિસ્ત સાથે શ્રેષ્ઠ દેખાવ હાંસલ કરવાનું ધ્યેથ રાખવા કહ્યુ હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રદેશ પ્રમુખમાળખા વતી શ્રી પાટિલનું સ્વાગત કરવા સાથે કહ્યુ હતુ કે દક્ષિણ ગુજરાતમાં જબ્બર લોક ચાહના ધરાવતા નેતા એવાશ્રી પાટિલની આગેવાની માં ગુજરાત ભાજપ સફળતા અને સેવાના વધુ ઉન્નત શિખર સર કરશે તેમા શંકા નથી નેહલ ઠક્કર પોસ્ટ વિભાગ કોરોનના આ સમયમાં પણ બહેન પોતાના ભાઈને રક્ષાસુ ઋરાખડી મોકલાવી શકે તે માટે ભારતીય ટપાલ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે તમામ અગ્રણી પોસ્ટ ઓફિસમાં રાખડી સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રાહકોને અન્ય રાજયો માટે રાખડીની સમયસર ડિલિવરી સુ નિશ્ચિત કરવા પોસ્ટ ઓફિસમાં રપ જુલાઈ સુ ધીમાં તેમની રાખડી મોકલવા વિનંતી છે

ગ્રાહકો તેમની રાખડી સામાન્ય પોસ્ટ રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્રારા કરી છે

નખત્રાણા તાલુકા મામલતદારની ખાલી રજેલી જગ્યાપર મોરબી જિલ્લા ફળવદ તાલુ કાના મામલતદાર વી

સોલંકીને નિયુક્ત કરાયા છે જયારે માંડવી તાલુકાના મામલતદાર આર

ડાંગીને રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના મામલતદારની જગ્યા પર નિયુક્ત કરાયા છે નેહ્લ ઠક્કર નખત્રાણા વરસાદ નખત્રાણા શહેરમાં આજે પોણી ઇંચ પાણી વરસ્યું હતું

એવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ માધ્યમોને જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ વધુ માં જણાવ્યું હતું કે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવેલા તમામ દર્દીઓ એમ બી બી એસ તબીબ અને ફિઝિશિયન સ્ટાફની સંપૂ ર્ણ દેખરેખ હેઠળ ટ્રંકા ગાળામાં સાજા થઈ ગથા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કેલુજ તાલુકાના માનકુવા અને ભુજ શહેરના ઉમેદનગર સિમંધર વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોનની એકઝીટ અને એન્ટ્રી પોઈન્ટની મુલાકાત લેવામાં આવી હતી

જેની શાળાના આયાર્થશ્રીઓવાલીઓ તથા વિધાર્થીઓએ નોંધ લેવી